આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જડેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું પૂર્વ અમદાવાદના લોકોમાં આ નજરાણું ભેટમાં મળતા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમારોહમાં મુખ્યમંત્રીએ વક્ષરોપણ અને વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવા અપીલ કરી તદ્દ ઉપરાંત રાજ્યના બધાજ જીલ્લાઓ અને નગરપાલિકાઓમાં આવતીકાલે ચોથી ઓગસ્ટે એક સાથે વનમહોત્સવની ઉજવણી કરવામાં આવશે

જીલ્લામાં અબડાસાના નળિયા નજીક ભાનાડા ખાતે ઘેટા ઉછેર કેન્દ્ર બનાવામાં આવી રહ્યું છે

તેમજ ફોસ્પીટલના આફારશાસ્ત્રી દ્વારા ઉપલબ્ધ સ્ત્રોત એવા દૂધ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું અને એ દૂધ થી થતા ફાયદાઓ અને તેમાંથી મળતા પોષક તત્વો વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

વિવિધ જ્ઞાતિના યુવકમંડળોસ્કુલ કોલેજના વિધાર્થીઓઉદ્યોગગૃહો તેમજ માતૃભૂમિ ની રક્ષા કરતા જવાનો એ ગત માસ દરમિયાન સ્વેચ્છા એ રક્ત દાન કેમ્પ યોજી સફકાર આપ્યો ફતો